પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે

વેંકૈયા નાયડુએ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવા તથા શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને વણી લેવાનો અનુરોધ કર્યો છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે માહિતી ટેકનોલોજી ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે

વડોદરા નજીકના છાયાપુરી સેટેલાઇટ રેલવે સ્ટેશનનું લોકાર્પણ કર્યું છે ઘોરીમાર્ગો પર ટોલટેક્ષની વસુલાત માટે ફાસ્ટેગ આજથી બધા જ વાહનો માટે ફરજિયાત બનશે

વેંકૈયા નાયડુએ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવા તથા શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને વણી લેવાનો અનુરોધ કર્યો છે ગઇકાલે વલ્લભવિદ્યાનગર ખાતે યારૂતર વિદ્યામંડળના અમૃત મહોત્સવ પ્રસંગે શ્રી નાયડુએ ગાંધીજીના ગ્રામ સ્વરાજના વિચારોને અનુરૂપ શિક્ષણ આપવા તથા તેના મૂલ્યોનું સંવર્ધન કરવાનો અનુરોધ કર્યો હતો તેમણે આ પ્રસંગે ચારૃતર વિદ્યામંડળ વિશ્વ વિદ્યાલયની સ્થાપનાના નૂતન લોગોનું વિમોચન કર્યું હતું ગુજરાત તેની ઉદ્યમશીલતા અને સાહસિકતા માટે જાણીતુ છે તેનો ઉલ્લેખ કરીને શ્રી નાયડૂએ પર્યાવરણના રક્ષણની સાથે સર્વસમાવેશી વિકાસ પરંપરાઓને આગળ લઇ જવાની અપીલ કરી હતી

શ્રી રૂપાણીએ ચારૂતર વિદ્યામંડળને શિક્ષણ તથા જ્ઞાનના પ્રદાન સાથે ભાવિ પેઢીના ઘડતરની જવાબદારી સારી રીતે નીભાવવા માટે બિરદાવ્યું હતું

આ પ્રસંગે એલ એન્ડ ટી ગ્રુપના ચેરમેન અનીલ નાયકનું સંસ્થાના ભૂતપૂર્વ તેજસ્વી વિદ્યાર્થી તરીકે ઉપરાષ્ટ્રપતિએ શાલ ઓઢાડીને તથા પ્રશસ્તીપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું યારૃતર વિદ્યામંડળના અધ્યક્ષ ભીખુભાઈ પટેલે સંસ્થાની ઉજ્જવળ શૈક્ષણિક પરંપરાની જાણકારી આપીને ચારૂતર વિદ્યામંડળ વિશ્વવિદ્યાલય શરૂ કરવાની માન્યતા આપવા માટે રાજ્ય સરકારનો આભાર માન્યો હતો ગઇકાલે બપોરે ઉપરાષ્ટ્રપતિ એમ

ઉપરાષ્ટ્રપતિ આજે વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે તથા ગાંધીનગરની કરાઇ ખાતેની પોલીસ અકાદમી ખાતે યોજાનાર સમારંભમાં રાજ્ય પોલીસને ગૌરવપ્રદ રાષ્ટ્રપતિના નિશાન ધ્વજ અર્પણ કરશે

અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ચાલી રહેલ વાયબ્રન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી પરિષદમાં આઇડિયાથીન એન્ડ ગેસીયા પુરસ્કાર સમારંભમાં તેઓ બોલી રહ્યા હતા

શ્રી પટેલે જણાવ્યું કે બેંકિંગ ઉત્પાદન શિક્ષણ જેવા ક્ષેત્રોમાં યુવાશક્તિ નોંધપાત્ર કામગીરી કરી રહી છે ત્યારે તેમને પ્રોત્સાહન આપવું જરૂરી છે પુરસ્કાર વિતરણ કાર્યક્રમમાં માઇક્રોસોફ્ટ કંપનીના મીતુલ પટેલે અદ્યતન ટેકનોલોજીની મદદથી પ્રશ્નોનો ઉકેલ મેળવવા વિચારવા યુવાનોને અનુરોધ કર્યો હતો

ભારતીય રેલવે દેશના આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી રહી છે

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આ રેલવે સ્ટેશનની નજીકમાં ઔદ્યોગિક વિસ્તાર હોવાથી તેનો લાભ સામાન્ય નાગરીકોને મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો

વાહન યાલકોનો સમય અને ઇંધણ બયાવવા માટે તથા સરળતાથી વાહન વ્યવહાર ચાલી શકે અને પ્રદૂષણ ઘટે તે હેતુથી સરકારે નેશનલ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સીસ્ટમ અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે ફાસ્ટેગ વ્યવસ્થામાં રેડિયો ફ્રીકવન્સી દ્વારા વાહન ચાલક પાસેથી વેરો વસૂલવાની સુવિધા છે આથી ટોલ પ્લાઝા ખાતે વાહન ચાલકને વાહન રોકવાની જરૂર રહેશે નહિ

વયોવૃદ્ધ નાગરીક ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વયોવૃદ્ધ નાગરીકોને સારવાર દરમિયાન ઉત્તમ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે તમામ સરકારી દવાખાનાઓમાં ઓ પી ડી સમય અલગથી રાખવામાં આવ્યો છે સાથે જ કેસબારી માટે અલગ લાઇન અને અલાયદાં વોર્ડ થકી વયોવૃદ્ધ નાગરિકોની સારસંભાળ લેવાનો નિર્ણય લેવાથો છે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ સરકારશ્રીને સરકારે વયોવૃદ્ધ નાગરિકો માટે સંવેદનાસભર નિર્ણય લેતા ખરાં અર્થમાં છેવાડાના માનવીને પણ ઉત્તર સુવિધા ઉપલબ્ધ કરાવનારી પર દુઃખભંજન સરકાર સાબિત થઇ છે

અમદાવાદ અને સૌરાષ્ટ્ર માર્કેટમાં આ વધારો કરાયો છે

એલ

એલ

તિથલ બીચ વલસાડના તિથલ બીય ખાતે રેન્જ આઇ જી રાજકુમાર પાડથીનને નવી પોલીસ ચોકીનું ઉદ્દઘાટન કર્યું હતું આ પ્રસંગે તેમણે જણાવ્યું કે તિથલ બીય પર હજારો પર્યટકો આવતા હોવાથી તેમનની સલામતી સુરક્ષાને ધ્યાને રાખીને આ પોલીસ ચોકીનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે

આજે રમાનારી ફાઇનલમાં તસનીમ મીર અને તારા શાહ વચ્ચે મુકાબલો થશે

બીજી સેમીફાઇનલમાં તારા શાહે કાઝુને ઇવાતો સામે વિજય મેળવ્યો હતો